આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે મિરઝાપુર અને સોનભદ્ર જિલ્લાઓમાં પેયજળ પરિયોજનાઓ લોકોને સ્વચ્છ પાણી પૂરૃં પાડવાની સાથે સાથે અનેક પાણીજન્ય રોગોનો નાશ કરવામાં પણ મદદરૂપ થશે તેમણે કહ્યું કે આઝાદી પછી ઘણાં દશકો સુધી જે ક્ષેત્રોની અવગણના થઇ તેમાં આ ક્ષેત્રો સૌથી વધુ વંચિત રહ્યો પાણીના અભાવને કારણે અહીંથી ઘણાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું

પ્રધાનમંત્રી મોદીએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે અનેક નદીઓ હોવા છતાં આ ક્ષેત્ર પાણીના અભાવમાં અને દુષ્કાળગ્રસ્ત રહ્યો પરંતુ ખૂબ જલ્દી વિંઘ્યાયલ અને બુંદેલખંડના બધા જ ઘરોને નળ દ્વારા પીવાનાં પાણીની સુવિધા મળી જશે

હર ઘર જલ યોજનાને એક વર્ષ પૂર્ણ થયું છે

આ અગાઉ શ્રી મોદીએ બે જિલ્લાની પાણી સમિતિઓના સભ્યો સાથે વાતચીત કરી હતી

સમિતિની ભલામણથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની જરૂરિયાત અને યોગ્યતાના આધાર પરના આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સહાય મળશે તકનીકી સમિતિ દ્વારા વિયારણા અને ભલામણ પહેલા વિવિધ સ્તરો પર આ ટેકનોલોજીસનું મૂલ્યાંકન કરાયું છે ભલામણ કરવામાં આવેલી પાંચ તકનીકોમાં પ્રથમ ગ્રાઉન્ડફોસ એક્યુપ્યોર છે જે સૌર ઉર્જા સંયાલિત જળ શુદ્ધિકરણ પ્લાન્ટ છે જે પાણીને વધુ ફિલ્ટર કરી શકે છે

તે એવું ઓનલાઇન ક્લોરીનેટર છે જે બેક્ટેરિયાના પ્રદૂષણને દૂર કરવા માટે પાણીમાંથી જીવાણુ નાશ કરવાની ક્રિયા કરે છે જોહકાસો ટેક્નોલોજીની ભલામણ પ્રમાણે આ રસોડા અને બાથરૂમ માટે પાણી શુદ્ધ કરવા માટેની પદ્ધતિ છે તેને ભૂગર્ભમાં સ્થાપિત કરી શકાય છે અંતિમ નવીન ટેકનોલોજી એફ

કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે તેનાથી સંતોષ દર્શાવી અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને સમન્વય કરીને જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે તેમણે ખાનગી હોસ્પિટલોના સહયોગ અને નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરાયેલી તમામ બાબતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી

સિંહે કહ્યું છે કે ભારત સૌર ઉર્જા ઉપકરણોના સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે કસ્ટમ ડ્યુટીની જગ્યાએ સુરક્ષાત્મક કર લગાવવા જઇ રહ્યું છે તેમણે કહ્યું કે કેટલાક દેશો ભારતના સ્થાનિક ઉત્પાદકોને નષ્ટ કરવા માટે ખૂબ જ ઓછી કિંમતે સૌર ઉર્જા ઉપકરણો દેશમાં મોકલી રહ્યા છે આકાશવાણી સાથે વિશેષ વાતયીતમાં શ્રી સિંહે કહ્યું કે ભારત સૌર ઉર્જા ક્ષેત્રમાં પણ પવન ઉર્જાની જેમ નિકાસ આધારને વધારવા માંગે છે પવન ઉર્જાના ક્ષેત્રમાં ભારત માત્ર આત્મનિર્ભર નહીં પણ નિકાસકાર પણ છે તેમણે કહ્યું કે દેશમાં નવીનીકરણીય ઉર્જાની ઘણી માંગ છે અને વિકાસની ક્ષમતા પણ છે દેશમાં માથીદીઠ ઉર્જા વપરાશ ખૂબ ઓછે છે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે સંગ્રહ ક્ષમતામાં સેલ અને ઉપકરણોની કાર્યક્ષમતા વધવાથી ભવિષ્યમાં સૌર ઉર્જાની કિંમત ઓછી થશે

આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ તથા ન્યુઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકાશે

આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડા અગિયાર વાગે શરૂ થશે

થીઈમ સ્પર્ધાની ફાઈનલમાં સતત બીજા વર્ષે પહોંચ્યો છે

ગઇકાલે મોડી રાત્રે કેબીનેટ મીટીંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો આ આઠ જિલ્લા વડા મથકોમાં જયપુર જોધપુર કોટા બિકાનેર ઉદેપુર અજમેર અલવર અને ભિલવાડાનો સમાવેશ થાય છે જ્યાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મ્યુનિસીપલ હદમાં કફર્યું રહેશે બધા જ બજારો રેસ્ટોરાં મોલ અન્ય વ્યાવસાયિક એકમો સાંજે સાત વાગ્યા સુધીમાં બંધ થઇ જશે લઝ્ન સમારંભમાં ભાગ લેનારા લોકો માટે છૂટ રહેશે તથા દવા અને બસ ટ્રેન પ્લેનમાં મુસાફરી વગેરે જેવી જરૂરી સેવાઓ ચાલુ રહેશે